ઈસરોની યાદીમાં જણાવાયા મુજબ મોડી રાત્રે બે કલાક એકવીસ મીનીટે આ પ્રક્રિયા પુરી કરાઈ હતી તેની સાથે ચંદ્રયાન ર ચંદ્ર પર પહોંચવાની સ્થિતિમાં આવી ગયું છે

આ મિશનનો ઉદેશ ચંદ્રમાંની ઉત્પતિ અને વિકાસ સહિતના પાસાઓનો અભ્યાસ કરવાનો છે જયદીપ વેશ્નવ જમ્મુ કાશ્મીર જમ્મુ કાશ્મીર સરકારે જણાવ્યું છે કે કાશ્મીર ખીણ પ્રદેશમાં તબક્કાવાર નિયંત્રણ દૂર કરાઈ રહ્યા છે તથા જમ્મુ ડીવીઝનમાં પરિસ્થિતિ સંપૂર્ણ રીતે સામાન્ય રહી છે સરકારી પ્રવક્તા રોહીત કંસાલે પત્રકારોને જણાવ્યું કે સ્થાનિક સત્તાતંત્ર સાથે ચર્ચા વિચારણા બાદ નિયંત્રણો હળવા કરાયા છે લોકોને કોઈપણ અડચણ વિના તબીબી સારવાર મળી રહી છે

તમામ હોસ્પિટલોમાં દવાઓનો પુરતો જથ્થો છે જયદીપ વેશ્નવ મુખ્યમંત્રી રશિયા મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી રશિયા પ્રવાસેથી પરત ફર્યા છે મુખ્યમંત્રી તેમણે પ્રવાસના ત્રીજા દિવસે વ્લાદીવોસ્ટોકમાં ડાયમન્ડ કટીંગ ક્ષેત્રે સંકળાયેલા ગુજરાતી ઊદ્યોગ સાહસિકોના યુનિટસની મૂલાકાત લીધી હતી ગુજરાતી પ્રતિનિધિમંડળ સાથે કે જી કે ડાયમન્ડ એન્ડ કટીંગ યુનિટની મૂલાકાત લઇ અઘતન મશીનરી વગેરે નિહાળ્યા હતા

ત્યારે નર્મદાનું પાણી સૌની યોજના અને સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવોમાં છોડવામાં આવી રહ્યું છે જયદીપ વેશ્નવ વરસાદ આગાહી હવામાન વિભાગ દ્વારા રાજ્યના કાંઠા વિસ્તારમાં આગામી ત્રણ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની વકી છે પવનની ગતિ વધશે અને માછીમારોને દરિયો ના ખેડવા ચેતવણી આપવામાં આવી છે

રેલવે સુત્રોના જણાવ્યા અનુસાર કચ્છ એકસપ્રેસ અને સયાજી નગરી ઉપરાંત આલા હઝરત એકસપ્રેસ તેના નિયત સમયે ભુજથી રવાના કરવામાં આવી હતી તો અગાઉ ટુંકાવાયેલી ભુજ પુણેની ટ્રેન આજે ભુજથી રાબેતા મુજબ રવાના થશે અને સુરત જલગાંવના પરિવર્તિત રૂટ પર દોડશે

મત્સ્યોદ્યોગ કચેરી દ્વારા કંડલા બંદરથી કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે

જેના ભાગરૂપે ભુજના પોલીસ પરેડ મેદાનમાં રીહર્સલ સાથે પોલીસ પરેડની આખરી તબકકાની તમામ તેયારીઓની સમીક્ષા કરાઇ હતી પોલીસની છ પ્લાટુન બોર્ડરવિંગ હોમગાર્ડ જીઆરડીના જવાનોએ રાષ્ટ્રધ્વજની સલામી સાથે શિસ્તબધ્ધ માર્ચપાસ્ટ યોજી હતી